વેરાવળ ખાતે પાંચ કરોડના ખર્ચે બંધાયેલા આધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્સને મુખ્યમંત્રી રૂપાણી ખુલ્લુ મુકવાના છે તો સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજીત ખારવા સમાજના સમૂહ લગ્નોત્સવમાં તેઓ હાજરી આપશે

આસુતોષ અંતાણી ભુજ સીસીટીવી કેમેરા લોકાર્પણ સેફ એન્ડ સિક્વોર ગુજરાત પ્રોજેક્ટ અતર્ગત રાજ્યમાં દરેક જીલ્લામાં સીસીટીવી કેમેરા મુકીને ટ્રાફિક તેમજ અન્ય રીતે ઉપયોગી નીવડી શકે તે સુવિધાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

જીલ્લા તથા તાલુકા કક્ષાએ વધુમાં વધુ લોકો તેમાં ઉમદાભેર ભાગ લઇ શકે તે માટે લોક ભાગીદારી સ્વેચ્છિક સંસ્થાઓ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ નાં સહિયારા પ્રયાસો થી કરછ જિલામાં અંદાજિત ચાર લાખ લોકો યોગાભ્યાસ કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે

આં અંગે સંસ્થાના મેનેજીગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંગોઇ અને પ્રમુખ શ્રી રમેશભાઈ ગાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રામકથા ની સંપૂર્ણ તૈયારી ઓ સપન્ન કરી લેવામાં આવી છે શનિવારે બપોરે કળશયાત્રા તેમજ દીપ પ્રાગટ્ય વિઘિમાં કેન્દ્રીયમંત્રી શ્રી પુરૂસોત્તમ ભાઈ રૂપાલા ઉપરાંત ગુજરાત રાજ્યના મંત્રી શ્રી વાસણભાઈ આફીર કરછ મોરબી નાં સાંસદ શ્રી વિનોદ ચાવડા કરછ પંચાયત પ્રમુખ શ્રી લક્ષમણસિંહ સોઢા માંડવી મુન્દ્રા ના ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંફ જાડેજા સફીત મોટી સંખ્યા માં સામાજિક રાજકીય અગ્રણીઓ સાધુ સંતો ઉપસ્થિત રહેશે આસ્તોષ અંતાણી કેળવણી ક્ષેત્રે કાર્યરત સંસ્થા ગુજરાતી કેળવણી પરિસદ અમદાવાદ દ્વારા આજ થી માંડવી તાલુકાના કોડાયપુલ પાસેના પ્રશીદ્ધ બોંતેર જીનાલય ખાતે બે દિવસીય શૈક્ષણિક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કરછ સફીત રાજ્ય નાં નામાંકિત વક્તાઓ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે

જેમાં સજીવ ખેતીના તમામ પાસાઓ વૈજ્ઞાનિક રીતે આવરી લેવાશે અ શિબિરનો લાભ લેવા સંસ્થા દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે આસુતોષ અંતાણી સમગ્ર રાજ્યની સાથે કરછ જીલ્લમાં પણ ભારે ગરમી નું મોજું યથવાત રહેતા સમગ્ર જનજીવન ભારે પ્રભાવિત થયું છે ખાસ કરીને જીલ્લાનાં દૂરવર્તી સરફદી વિસ્તારોમાં રહેતા લોકો તેમજ અન્ય જીવસૃષ્ટી ની હાલત કફોડી બની છે